મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ આ બેઠકમાં ગાંધીનગરથી સહભાગી થતાં ગુજરાતમાં દિવાળીના તહેવારો પછી કોરોના સંક્રમણ કેસોમાં થયેલા વધારા સામે રાજ્ય સરકારની આરોગ્ય સુવિધા સારવાર વ્યવસ્થાની વિસ્તૃત જાણકારી આપી હતી

પ્રધાનમંત્રી વિશ્વાસ આપ્યો છે કે વધતા સંક્રમણ ને રોકવા રાજ્ય સરકાર સંપૂર્ણ સજ્જ છે

કાનૂની સેવા સત્તામંડળ દ્વારા યોજાતી લોક અદાલતો રાજ્યોની સાથે રાષ્ટ્રીય સ્તર પર વૈકલ્પિક વિવાદ સમાધાન આપવાનું માધ્યમ છે જેમાં અદાલતમાં વિવાદ અગાઉ સમાધાનનો વિકલ્પ અપાય છે અને પડતર કેસોનું વગર ખર્ચ સૌહાદપૂર્ણ વાતાવરણ નિરાકરણ આવે છે હાલ સોશિયલ મીડીયા પર વાયરલ થયેલ જાહેરનામાનાં મેસેજ ખોટો હોઇ તેનાથી ગેરમાર્ગે ન દોરાવા જાહેર જનતાને અપીલ છે

આ મેસેજ ખોટો છે અને આ પ્રકારનું કોઇપણ જાહેરનામું કલેકટરશ્રી કચ્છ દ્વારા બહાર પાડવામાં આવેલ નથી

આ પ્રકારની ગેરમાર્ગે દોરતી અફવાઓ આઇ ટી એકટની જોગવાઇઓતથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ કાર્યવાહીને પાત્ર થશે તેવું સી

પ્રજાપતિમામલતદાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ કચ્છ ભુજ દ્વારા જણાવાયું છે શીતલ વૈશ્વવ પ્રસાર ભારતીના સીઈઓ શશી શેખર વેમ્પટીએ ટ્વિટ વડે ચોખવટ કરી છે કે ભુજનું આકાશવાણી કેન્દ્ર બંધ થવા અંગેના સમાચાર સત્યથી વેગળા છે તેમણે ચોખવટ કરી છે કે સ્થાનિક અખબારોમાં આ અંગે પ્રસિદ્વ થયેલા સમાચાર સંદર્ભમાં આ ખુલાસો કરવો પડ્યો છે મુખ્ય કાર્યવાહક અધિકારીના આ ખુલાસાથી કરછના સાંસદ વિનોદ ચાવડાએ પણ આનંદની લાગણી વ્યક્ત કરી છે અને ભુજ કેન્દ્ર બંધ નહી થાય તેવી ખાતરી આપી છે અત્રે એ જણાવી દઈએ કે આકાશવાણીનાં ભુજ કેન્દ્રના કાર્યક્રમોનું પ્રસારણ રાબેતા મુજબ ચાલુ છે ગુજરાત રાજ્યમાં દીકરીઓના જન્મદરને વધારવા અને શિક્ષણમાં વધારો કરવા માટેરાજ્ય સરકાર દ્વારા વ્હાલી દીકરી યોજના અમલી બનાવવામાં આવેલ છે